ભારતનું લેન્ડર વિક્રમ સાતમી સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરે તે માટેની અંતિમ તબકકાની કામગીરી ઈસરો દ્વારા આજે સવારે સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવી છે કર્ણાટકના ક્રોંગ્રેસ નેતા ડી

શિવકુમારની ગેરકાનૂની નાણાં વ્યવહારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અમેરિકી ઓપન ટેનિસમાં ગઇકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ગ્રીગોર દીમીગોવે રોજર ફેડરરને હરાવ્યો છે

પ્રતિભિધિમંડળ સ્તરની વાતયીતમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન વ્વારા કરાર પર હસ્તાક્ષર તથા સંયુક્ત નિવેદન જાહેર કરાશે તેમાં ખનીજ તેલ કુદરતી વાયુ ખીણ ખનીજ ખેતી દવાઓકૌશલ્યવિકાસ અને શિક્ષણ અંગેના કરાર થશે તથા દ્રષ્ટિકોણ લેખ જાહેર કરાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીને આજે વ્લાદિવાસ્ટોક નજીક વેઝદા જ્હાજ બાંધકામ પ્લાન્ટની મુલાકાત લીધી

શ્રી પુતીને પ્રધાનમંત્રીના માનમાં ભોજન સમારોહનું આયોજન કર્યું છે

બી વેંકટેશન વર્માએ જણાવ્યું છે કે રશિયાના પૂર્વીય પ્રદેશોમાં ભારત રસ ધરાવે છે અને ત્યાં ફીરા ઉદ્યોગ કોલસાની ખાણો ગેસ ફુષિ અને હાઇડ્રીકાર્બનની વ્યાપક તક રહેલી છે તેમણે કહ્યું કે ભારત માનવસંપત્તિ વિકસાવવાની તક પણ વિયારશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજે પ્રથમ દિવસે ગાંધીજીની દોઢસોમી જન્મતિથિ ઉજવણી નિમિત્તે ટપાલટિકિટ બહાર પાડશે આ ઉપરાંત શ્રી મોદી ભારતીય પેવેલિયનની તેઓ મુલાકાત લેશે તથા આવતીકાલે પૂર્વીય દેશોની આર્થિક પરિષદને સંબોધશે

આજે સવારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી વધુ નજીક પહોચ્યું છે

રોવર પ્રજ્ઞાન ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરીને વિવિધ સંશોધનો કરશે રોવર પ્રજ્ઞાનને ખાસ યંદ્રની સપાટી પરના સંશોધનો માટે બનાવાયું છે સોમવારે લેન્ડર વિક્રમ ચંદ્રથાન બે માંથી છુટુ પડથું હતું

આ ઉપરાંત નાગરિક નોંધણીપત્રમાં સમાવેશ ન હોથ તેવા લોકો હાલની વિદેશી દ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે

જમ્મુ કાશ્મીર હેલ્થ એન્ડ મેડિકલ એશ્યુકેશનના નાણાંકીય કમિશનર અટલ ડુલોએ આમ જણાવ્યું

માં સારવાર લીધી છે

માં સારવાર મેળવી છે

શિવકુમારની ગેરકાનુની નાણાં વ્યવહારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે ચોથીવાર તેમને ઈડી દ્વારા પુછપરછ માટે નવી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી તેમને આજે નવી દિલ્ફીની ખાસ અદાલતમાં રજુ કરાશે અને રીમાન્ડ માંગવામાં આવશે આવકવેરાવ વિભાગે ગયા વર્ષે બેંગલુરૂમાં તેમની સામે કરચોરીના આરોપ મુકથા હતા તથા હવાલા દ્વારા વિદેશી નાણાં હેરફેર અંગેના પણ તેમની સામે આરોપો છે તેમના સહથોગી એસ

શર્મા સામે બિન હિસાબી રોકડ વ્યવહારોનો આરોપ છે

ગથા સોમવારથી શરૂ થયેલી આ પરિષદમાં બાર દિવસ સુધી આ અંગેની ચર્ચાઓ હાથ ધરાશે તેમાં મુખ્ય મુદૃઓમાં રણ વિસ્તાર અટકાવવા અને જમીન સંરક્ષણ જાળવવા પર્યાવરણીય વ્યવસ્થા અંગે નિવસન માટે વિચારણા થઈ રહી છે પરિષદના અગ્રણી અને જનસંપર્ક અધિકારી માર્કોસ મોન્ટોરીઓએ આકાશવાણી સમયારને જણાવ્યું કે ભારતમાં રણ વિસ્તાર અટકાવવા ભગીરથ કાર્ય થઈ રહયું છે આ માટે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કાર્થક્રમો અપનાવવામાં આવ્યા છે

તેઓ આગામી બે વર્ષ માટેનું કાર્ય આયોજન ઘડી કાઢશે

અમૃતસરના અટારી ખાતે સંયુક્ત સયીવ સ્તરની બેઠક યોજાશે

પાકિસ્તાનના વાઘા ખાતે જલાઈમાં થોજાયેલી છેલ્લી સંથુક્ત સચિવો સ્તરની બેઠકમાં દરરોજ પાંચ ફજાર થાત્રાળુઓને પાકિસ્તાનના કરતારપૂર સાહિબ ગુરૂદ્વારા જવા દેવામાં આવશે તેવી સંમતિ થઈ હતી

આ કોરીડોર પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરાબાબા નાનકના મંદિરને જાડશે તે ભારતના તીર્થથાત્રાળુઓને વિઝા મુક્ત અવરજનવરની સુવિધા પુરી પાડશે

જયશંકરે ગઈકાલે માલ્દીવ્સની રાજધાની માલેમાં સંસદના અધ્યક્ષ મહંમદ નશીદની શુભેચ્છા મુલાકાત લીધી બંને નેતાઓએ સહિયારા પ્રથાસો માટેના મુદ્દઓની ચર્ચા કરી હતી ટવીટર પર શ્રી જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો જળવાય તેની પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે તેઓ હિંદ મહાસાગર પરિષદની ચોથી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા માલ્દીવ્સ ગયા છે

તેમાં જાહેર મંડપ અને ઘર સ્થાપનાની મૂર્તિઓનો સમાવેશ થાય છે આ માટે કૃત્રિમ તળાવો ઊભા કરવામાં આવ્યા છે મુંબઈ મહાનગરપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે સામાન્ય રીતે દોઢ દિવસ પાંચ દિવસ કે દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે